વીડિયો માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યા હતા આ નાણાંકીય સહાય યોજના હેઠળ પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને પહેલો હપ્તો અને એંશી હજાર લાભાર્થીઓને બીજો હપ્તો આપવામાં આવશે

આ બેઠક ગઇકાલે મળવાની હતી પરંતુ એક દિવસ માટે મુલત્વી રાખવામાં આવી હતી

આ બેઠક બાદ મીડીયા સાથે વાત કરતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ખેડ઼તો સંઘોને અનૌપચારિક જુથો રચવા અને તેમની માંગણીઓ અંગે સરકારને એક મુસદૃો આપવા જણાવાયું છે

આ બેઠક દરમ્યાન લોકસભા અને રાજ્યસભાના સુચારું સંચાલન માટે બધા રાજકીય પક્ષોને સહાય આપવા અપીલ કરવામાં આવશે એક ખાનગી ટી વી ચેનલ સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે વિડીયો કોન્સફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સાંસદ ગૃહમાં કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ સંદેશમાં જણાવ્યું કે વૈશ્વિક સમુદાયની આરોગ્યસંભાળ જરૂરીયાતોને પહોંચી વળવા લાંબાગાળાના વિશ્વસનીય ભાગીદાર બનવું એ ભારત માટે સન્માનનીય બાબત છે

મંત્રાલયે કહ્યું કે શ્રીલંકા અફઘાનીસ્તાન અને મોરેશીયસ રસી પુરી પાડવા માટે જરુરી નીયમનકારી મંજુરીઓની રાહ જોવાઇ રહી છે મંત્રાલયે કહ્યું કે ધરેલુ જરૂરીયાતને ધ્યાને રાખી આવનારા સમયમાં સહયોગી દેશોને તબકકાવાર રસી ઉપલબ્ધ કરાવાશે અન્ય દેશોને રસી આપતા સમયે દેશમાં જરૂરીયાત મુજબ રસીનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરાશે પાડોશી દેશોને રસી આપતા પહેલા ગઇકાલની બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરાયું છે જેમાં સંબંધિત અધીકારી કર્મચારીઓને રસીકરણ કાર્યક્રમના વહીવટી તથા સંચાલન સંબંધી પાસાઓની જાણકારી અપાઇ હતી મંત્રાલયે કહ્યું કે ભારતે કોવિડ રોગયાળા દરમિયાન અનેક દેશોમાં દવાઓ ઉપરાંત પરીક્ષણ કીટ વેન્ટીલેટર માસ્ક ગ્લોવ તથા અન્ય તબીબી સામગ્રી પહોંચાડી છે પાડોશી દેશોની નિદાન ક્ષમતા વધારવા તથા સુદૃઢ કરવા તાલીમ પણ આપી છે અને હવે ભારત વિશ્વના દેશોને રસી પણ પહોંચાડી રહ્યું છે ગુજરાત ખેતી ગુજરાત સરકારે બાગાયતી અને ઔષધીય ખેતી માટે પડતર જમીન ખેડૂતોને લીઝ પર આપવાનો નિર્ણય કર્યો છે

વધુ સમાચાર

નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યા છે

સક્રિય દર્દીઓ અને સાજા થતાં દર્દીઓનો તફાવત સતત વધી રહ્યો છે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા બે લાખથી નીચે ગઇ છે

બિહારના ગુરૂ ગોવિંદ સિંહના જન્મસ્થળે આવેલા તખત શ્રી હરમંદીર સાહિબ ગુરૂદ્વારામાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

કોરોના મહામારીને કારણે આ વખતે વિદેશમાંથી અને દેશના અન્ય ભાગોમાંથી આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે આજે પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી મોદીએ ગુરૂ ગોવિન્દ સિંહની જયંતી પર તેમને નમન કરતા કહ્યું કે તેમનું જીવન ન્યાયપૂર્ણ સમાજ બનાવવા સમર્પિત હતું ગુરૂજી હંમેશાં પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા હતા પીએમ સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાલપાઇગુરી પશ્ચિમ બંગાળ અને સુરત ખાતે થયેલા અકસ્માતોમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ આ અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોના પરિવાહજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે

ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે અકસ્માતની ઘટનાને દુઃખદ ગણાવતાં માર્યા ગયેલાના પરિવારજનોને સાત્વના પાઠવી છે અને ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના કરી છે

તેમની સાથે સુશ્રી કમલા હેરીસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા અમેરીકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે

આ અવસરે તેમની પત્ની ડોકટર જીલ બાઇડન પણ હાજર રહેશે શપથગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે અમેરિકાના ગુપ્તચર વિભાગ ઉપરાંત ડી સી મેદ્રો પોલીટન પોલીસ વિભાગ અને નેશનલ ગાર્ડ સહિતના દળો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે શપથગ્રહણ કાર્યક્રમ દરમિયાન કેટલાંક સબ વે સ્ટેશનનો પણ બંધ રખાશે શપથગ્રહણ માટે સત્તાવાર વેબસાઇટ જાહેર કરાઇ છે શ્રી બાઇડન અને સુશ્રી કમલા કેપીટલ બીલ્ડીંગના પશ્ચિમ હિસ્સામાં શપથગ્રહણ કરશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોએ કેપીટલ બિલ્ડીંગમાં ધુસી જઇ કબજો કર્યો હતો તેમની ખદેડવાની કરાયેલી કાર્યવાહીમાં પાંચ લોકોના મોત નીપજયા ફતા